આ ત્રુટિ દૂર કરવા માટે આવતી કાલ ના રોજ માહિતીપ્રદ કાર્યક્રમ નું ગાંધીનગર માં મહાત્મા મંદિર ખાતે આયોજન કરાયું છે જેમાં સૌનું માર્ગદર્શન કરવા માટે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહેવાના છે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ તથા મુખ્યસચિવ ડૉ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

વરીષ્ઠ મંત્રી સૌરભ પટેલે આજે આ જાહેરાત કરતાં કહ્યું હતું કે આશરે ત્રણ ફજાર ઉદ્યોગકારો ને આ નિર્ણય ને લીધે ફાયદો થશે

રિજિયોનલ આઉટરીય બ્યુરો ગુજરાતના એડિશનલ ડારેક્ટર જનરલ ડૉ ધીરજ કાકડિયાની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં દુરદર્શનઆકાશવાણીડિફેન્સ ગુજરાત સરકારના આરોગ્ય અને માહિતી એલ

ઉપસ્થિત અધિકારીઓ કેન્દ્ર સરકારની અમલમાં મુકાયેલ વિવિધ યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચે એ માટે વધુ સારા પ્રચાર સંકલન માટે સંમત થયા હતા

સ્વચ્છતા અભિયાન સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન હેઠળ હાથ ધરાતા સ્વચ્છતા સર્વેક્ષણમાં ત્રીજો ક્રમ હાંસલ કરી ગુજરાત રાષ્ટ્રીયસ્તરે ઝળક્યું છે પશ્વિમ ક્ષેત્રની સ્પર્ધામાં ગુજરાતના પાટણ મહિસાગર તથા પંચમહાલ એમ ત્રણ જિલ્લાએ અનુક્રમે પહેલો બીજો અને ત્રીજો ક્રમ હાંસલ કર્યો છે જળશક્તિ મંત્રાલય દ્વારા તાજેતરમાં આ ત્રણેય જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તથા ગ્રામ વિકાસ અજન્સીના નિયામકને નવી દિલ્ફી ખાતે એવોર્ડ એનાયત કરાયા હતા નેહ્લ ઠક્કર સલામત વિદેશ ગમન અમદાવાદ ખાતે આવેલી રોજગાર નિયામક કચેરી દ્રારા ધંધા નોકરી માટે વિદેશ જવા માંગતા લોકો ને ચેતવણી આપવામાં આવી છે કે વિદેશ મંત્રાલય દ્રારા અધિકૃત સંસ્થાઓ નો સહકાર લઈને પરદેશ જવાની તજવીજ કરવી જોઈએ લેભાગુ તત્વો દ્વારા આપતી લાલયભરી જાહેરખબર ની અસર માં આવ્યા વગર સાયા અને કાથદેસર ન રસ્તે વિદેશ જવાનો આગ્રહ રાખવો તેમ યાદી જણાવે છે

વિદેશમાં વસવાટ માટે પહ્રોચ્યા બાદ ભારતીય દૂતાવાસ સાથે જીવંત સંપર્ક જાળવી રાખવાની સલાહ પણ અપાઈ છે

તે અંગે દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્રાફટ સ્ટોલ તથા ફૂડ સ્ટોલનાં આયોજન અંગેની અમલવારી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મિશન મંગલમ શાખાને સોંપવામાં આવી છે તો આ ભરાયેલ ફોર્મ અંગે સ્ટોલ ફાળવણી માટે ફો આગામી તા

ના ભુજ હાટ મધ્યે બપોરે અઢી વાગ્યે રાખેલ છે જેમાં વ્યકિતગતસખીમંડળના સભ્યોને ઉપસ્થિત રહેવા નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભુજ કચ્છ દ્વારા જણાવાયું છે

જનરલ હોસ્પિટલ દ્વારા વિશાળ કચ્છ જીલ્લામાં અંતરિયાળ અને દુર સુદૂરના વસતા માનવીઓને આરોગ્યની સુવિધા મળી રહે તે માટે તમામ સેવાઓ પૂરી પાડવા કટિબદ્વ બની છે કચ્છની એકમાત્ર સૌથી મોટી જી

જનરલ હોસ્પિટલમાં તાજેતરમાં જ તેના ઈતિહાસમાં પ્રથમવખત ન્યુરોસર્જનની નિમણુક કરવામાં આવતા ન્યુરો શસ્ત્રક્રિયા સબંધી સાધનો ઉપલબ્ધ બનાવવામાં આવ્યા

આ ઉપરાંત કીડનીને લગતા રોગો માટે પણ અત્રે સારવાર ઉપલબ્ધ બનાવવામાં આવી છે